દરેક રાજકીય પક્ષોના મુખ્ય પ્રચારકો સમગ્ર દેશના વિવિધ વિસ્તારોની મુલાકાતો લઈને પ્રચાર કરી રહ્યા છે

તેમાં ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર ગણિત અને જીવ વિજ્ઞાનની પરીક્ષા યોજવામાં આવી હતી આ પરીક્ષા માટે હોલ ટીકિટ ઓનલાઇન ડાઉનલોડ કરી લેવાની સગવડ અપાઈ હોવાથી વિદ્યાર્થીઓને સુગમ રહ્યું હતું ગરમીને લીધે પરીક્ષા કેન્દ્ર ઉપર પાણી તથા ઓ

ની વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી

અેવું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિઅે જણાવ્યું હતું

કોહલીના અધ્યક્ષપદે યોજાનાર દિક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્ર સરકારના પશુપાલન કમિશનર ડોક્ટર સુરેશ હોન્નાપાગોલ ઉપસ્થિત રહેવાના છે પશુપાલન તથા ડેરી વિજ્ઞાનનો અભ્યાસક્રમ ચલાવતી રાજ્યભરની કોલેજના સ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં પદવી એનાયત થશે ઉત્કૃષ્ઠ દેખાવ બદલ સાત જેટલા તેજસ્વી વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક પણ અપાશે

જોશીના અધ્યક્ષ સ્થાને બી

સી અને સી

સી ની સમિક્ષા બેઠક રવિવારે કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાશે

સી અને સી

સી

આ કેમ્પ ફોસ્પીટલના ઓ પી ડી

આદિપુર ગ્રુપ કન્યાશાળા ખાતે યોજાયેલા આ કેમ્પમાં જી

જનરલ હોસ્પિટલ ભુજના તબીબોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ફતી

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જોકે આ જ સમયગાળામાં ગરમીનું પ્રમાણ વ્ધ વધશે તો રેડ એલર્ટ જાહેર થઈ શકે છે

આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાજ઼ વધવાથી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે અચાનક ગરમીના વધેલા પ્રકોપથી લોકોમાં ડી હાઇડ્રેશન અને પેટની બીમારીની ફરિયાદોમાં વધારો થયો છે